અને જામનગર બેઠક ઉપરથી ચૂંટશી લડવાની તૈયારી કરી રહ્યા છે ચોથી માાર્ચ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ સર્વોચ્ય અદાલત ગુજરાત વડી અદાલતના ચુકાદા સામે તત્કાળ સુનાવશ્ની કરવા અને મનાઇહુકમ આપવાની ના પાડતા હાર્દિક પટેલ ચૂંટશ્ની લડી નહીં શકે તેવું લાગે છે

નવી દિલ્હીમાં આ પ્રસંગે સુશ્રી સોનિયાગાંધી અને ડોક્ટર મનમોહનસિંહ હાજર રહ્યા હતા ઢંઢેરામાં કાર્ેંગ્રેસ દ્વારા લ્ઘુત્તમ આવક બાંહેધરી આપતી યોજના ન્યાયનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જીએસટીમાં માત્ર બે જ કરવેરા સ્લેબ ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા સ્વતંત્ર કામગીરી જમ્મુકાશ્મીરમાં વિકાસલક્ષી એજન્ડા મૂકવામાં આવ્યા છે

અને તેને સ્થાને આયોજનપંચને પુનઃ સ્થાપિત કરવામાં આવશે

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબ્બકામાં જાહેરનામું પ્રસિદ્ધ થવાના આજે છઠ્ઠા દિવસ સુધીમાં કચ્છમાં સાત જેટલા ઉમેદવારીપત્રો ભરાયા છે

સુત્રો માંથી મળતી જાણકારી મુજબ આજે હિંદુસ્થાન નિર્માણ દળના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું

આગામી બે દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ધસારો થાય તેવી શક્યતા છે

માનસિક વિકાસમાં ખામી હોવાની સમસ્યા પ્રવર્તમાન સમયમાં વધી રહી છે ત્યારે આજે વિશ્વ ઓટીઝમ દિવસ અવસરે બાળકોના માનસિક વિકાસ પરત્વે જાગૃતતા આવે તે માટે જીલ્લામાં આજે અનેક સંસ્થાઓ દ્વારા ઓટીઝમ અંગે જાણકારીના મનોચિકિત્સકના વક્તવ્યો યોજ્યા છે

માજી ધારાસભ્ય શ્રીમતી નિર્મલાબેન ગજવાણીના નિધન બાદથી એસ

સી નું અધ્યક્ષ પદ સંભાળનારા તુલસીબેન ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ પણ બન્યા હતા સદગતે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમણે સારી સેવાઓ આપી હતી